ભારતનો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ ઈસરો દ્વારા તૈયાર કરાયો છે

તેઓ આ રવિવારે નિવૃત થનાર હાલના મુખ્ય ચુંટણી કમિશ્નર ઓમ પ્રકાશ રાવતના અનુગામી બનશે સુત્રોએ જણાવ્યું કે ઔપયારિક જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે ભૂતપૂર્વ વહીવટી અધિકારી અરોરાને ગયા વર્ષે ઓગસ્ટમાં યુંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

એ એસ અધિકારી શ્રી અરોરાએ નાણા કાપડ અને આયોજન પાંચ જેવા મંત્રાલયોમાં કામ કર્યું છે

પહોંચ્યું છે

દેવાયું છે

જનરલ હોસ્પિટલ ભુજમાં કાર્યરત મનોચિકિત્સા વિભાગના તબીબની તથા રાજ્ય સરકારના મનોચિકિત્સકની સેવા કચ્છ જીલ્લાના જુદા જુદા વિસ્તારમાં પ્રાપ્ત થાય એ માટે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનનાં ભાગરૂપે સેવાઓ જીલ્લાના ગાધીધામ મુંદરા નલિયા નખત્રાણા માંડવી રાપર અંજાર અને ભચાઉમાંઆપવામાંઆવશે

જે પૂર્ણ થાય તે માટેની બેઠકનું આયોજન અધિક નિવાસી કલેકટર

એપ્રેન્ટીસ ભરતીમેળો તથા સ્વરોજગાર પ્રેરણા શિબિરનો કાર્યક્રમ યોજવામાં ભરતીમેળોઆવ્યો હતો